નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજ્યની નવી વ્યવસ્થાના લીધે જમ્મુ અને કાશ્મીર આતંકવાદ અને અલગતાવાદથી મુક્ત થશે ગઇકાલે સાંજે રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક દેશ તરીકે ભારતે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે

જેના લીધે પાકિસ્તાનને તેનું વિભાજનવાદી અભિગમ આગળ વધારવામાં મદદ મળી હતી તેમણે કહ્યું કે નવી પદ્ધતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ તથા કાશ્મીર પોલીસના જવાનોને અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારી ગણની જેમ જ સુવિધાઓ મળશે

તેમણે કહ્યું કે કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ જે રીતે પારદર્શક રીતે યોજાઈ છે તેવી જ રીતે વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે શ્રી મોદીએ કહ્યું કે તેમને સરકાર નવા જમ્મુ કાશ્મીર અને નવા લદ્દાખ માટે તથા ત્યાંના નાગરિકોની આશા આકાંશાઓ પૂર્ણ કરવા માટે સઘન પ્રયાસ કરી રહી છે પ્રધાનમંત્રીએ કાશ્મીર ખીણમાં શાંતિ જાળવવા માટે સલામતિ દળોને બિરદાવ્યા હતા

આ યોજના હેઠળ ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી માટે રાહતો આપીને આ પ્રકારના વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવે છે ભારે ઉદ્યોગોના મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે આ નિર્ણયથી પર્યાવરણને અનુકૂળ જાહેર પરિવહનને નવું બળ મળશે

મી

જેના પગલે બંધના હેઠવાસમાં નદીની જળસપાટી વધવાની સંભાવના છે

અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે

ઉલ્લેખનીય છે કે નર્મદા બંધ ખાતે દરવાજા લગાવ્યા બાદ પ્રથમવાર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે

બોડલી તાલુકાના હેરણ નદી કાંઠે કેટલાંક ગામોમાં પૂરના પાણી પ્રવેશ્યા છે

દરમિયાન બોડેલીના કોશીન્દ્રા ગામે પ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે

ગઇકાલે છોટ્ટા ઉદ્દેપુર જિલ્લામાં ભારે વરસાદ થતાં છોટ્ટા ઉદ્દેપુર અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે ઓરસંગ નદી કાંઠાના ગામો અને વિસ્તારોને તંત્ર દ્વારા સાવચેત રહેવા સૂચના અપાઈ છે

મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં ડેમોમાં પાણીની આવકમાં વધારો થયો છે

જેને કારણે કરજણ નદી ફરીથી બે કાંઠે વહેતી થઈ છે

દરમિયાન કેબિનેટ સચિવ પી

ગઈકાલે દિલ્હીમાં રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં શ્રી સિંહાએ સંબંધિત રાજ્યોમાં પરિસ્થિતિ પડકારોને પહોંચી વળવાની સજ્જતા રાહત અને બચાવ કામગીરી જેવા મુદ્દાઓની સમિક્ષા કરી હતી તેમણે સંબંધીત રાજ્યોને તેમની સામે ઉભા થયેલા પડકારોને પહોંચી વળવા તત્કાળ સહાય આપવાનો નિર્દેશ આપ્યો હતો

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી સાથે મોકળા મને કાર્યક્રમની શૃંખલાની પહેલી કડીમાં રાજ્યના મહાનગરોના ઝુંપડપક્ટી વિસ્તારોમાંથી આવેલા લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઝુંપડપટ્ટીનું જ ક્યાંક નામ સરનામું ન રહે એવો સરકારનો પ્રયત્ન છે વિજય રૂપાણી સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થયા અવસરે આ જનસંવાદ ઉપક્રમનું આયોજન કરાયું હતું આ ઉપક્રમમાં દર મહિને સમાજના વિવિધ વર્ગો સામાન્ય માનવીઓ સાથે સંવાદ કરશે આ કાર્યક્રમમાં રાજ્યના સમાન્ય નાગરિકો પ્રજાવર્ગોને મુખ્યમંત્રી સાથે સીધા સંવાદની તક મલશે

દાહોદ ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની રંગારંગ ઉજવણી થશે

આ ઉપરાંત જિલ્લામાં થયેલી વિકાસ કામોનું લોકાર્પણ અને જનહિત કામોના ભૂમિપૂજન અંગેનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આદિવાસી ઓની ભાષા જીવન મૂલ્યો સંસ્ક્રતિ કળા પરંપરાગત જ્ઞાનએ આદિવાસી સમાજની ધરોહર છે તેમની ભાષા ગીત સંગીત નૃત્યો અને ખાનપાનમાં વિવિધતા રહી છે આદિવાસી સંસ્કૃતિના જતન માટે દર નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે